સાતત્યપૂર્ણ રીતે વિકાસનું મોડેલ અમલમાં મૂકવાની ભારતની પ્રતિબદ્વતા ઉદાહરણરૃપ છે અને વિશ્વના ઘણા લોકશાહી વ્યવસ્થાવાળા દેશો તેનું અનુકરણ કરી રહ્યા હોવાનું જણાવતા આઈપીયુના અધ્યક્ષ

યૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને પારદર્શિતા વધે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે વીવીપેટ મશીનની મદદથી દરેક મતદાર તેણે આપેલો મત ચોક્કસ રાજકીય પક્ષને મબ્યો છે કે તેની જાણકારી મેળવી શકે છે

ત્યાર બાદ ક્લિયરનું બટન દબાવીને મોક પોલના બધા જ મતોને ચેકી નાખીને ઈવીએમ અને વીવીપેટ મશીનોને પોલિંગ એજન્ટની હાજરીમાં સીલ કરવામાં આવશે એવી જ રીતે વાસ્તવિક મતદાન પૂરું થયા પછી દરેક ઈવીએમ અને વીવીપેટ મશીનો પણ પોલિંગ એજન્ટની હાજરીમાં સીલ કરાશે વિધાનસભા ચૂંટણી પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની યોથા તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે

દરમિયાન પહેલા બે તબક્કાની ચૂંટણીઓનો પ્રચાર વેગવાન બન્યો છે ભાજપ અધ્યક્ષ જે

નફા આજે બાંકુરા ખાતે રોડ શો અને રેલી યોજશે ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગઇકાલે કોલકતા ખાતે ભાજપ પ્રદેશ એકમના નેતાઓ સાથે બેઠક કરી હતી અન્ય પક્ષોના સ્ટાર પ્રચારકો પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે

આસામ ચૂંટણી આસામ વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે આ ચૂંટણીમાં વિવિધ પક્ષોના મુખ્ય પ્રચારકો ઉપરાંત કેટલાક નેતાઓના સંતાનો પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે પ્રદેશ ભાજપ અધ્યક્ષની પુત્રીએ સોરભોગમાં જ્યારે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષના સંતાનો ગોહપુરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના પીઢ નેતા તરુણ ગોગોઈના પુત્ર અને સાંસદ ગૌરવ ગોગોઈ આ યૂંટણીમાં પક્ષના ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે

આ શિખર બેઠકમાં બંને આગેવાનો દ્વીપક્ષીય અને પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ અંગે સર્વગ્રાહી ચર્ચા વિચારણા કરશે આ બેઠક બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને સહકારના વિસ્તૃતીકરણની તક પૂરી પાડશે

રાષ્ટ્રીય રસીકરણ દિવસ પર શ્રી જાવડેકરે કહ્યુ કે રસી સંક્રામક રોગોને રોકવામાં અસરકારક સાબિત થાય છે કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો

આજે સંસદના મધ્યસ્થ ખંડમાં ભારતના સાંસદોને સંબોધતા તેમણે કહ્યું કે ભારત અને પોર્ટુગલ સંસદીય લોકશાહીના સમાન આધાર ઉપર સારા સંબંધો ધરાવે છે ભારત સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી મહિલાઓ અને યુવાનોની સક્રિય ભાગીદારી સાથે સર્વસમાવેશી વિકાસ માટે પ્રયાસ કરી રહ્યો છે

શ્રી પૈયીકો આજે વિદેશ બાબતોની સંસદીય સમિતિ સાથે સંવાદ કરશે

પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે અને બીજી મેચમાં ભારતે વિજય મેળવ્યો હોવાથી આજની મેચ રસપ્રદ બની રહેશે

હેઠળ આવરી લેવાની કોઇ દરખાસ્ત હાલ વિચારણા હેઠળ નથી

પરીષદ પેટ્રોલીયમ પેદાશોને જીએસટી હેઠળ કયારે લેવા તે અંગેનો નિર્ણય મહેસૂલી આવક ઉપર થનારી અસરને ધ્યાનમાં લઇને યોગ્ય સમયે કરશે મ્યાનમાર રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટિયો ગુટેરસે મ્યાનમારમાં શાસકો દ્વારા અપનાવાયેલ દમનની નીતિ અને વધતી હિંસાને રોકવા અપીલ કરી છે તેમણે કહ્યું છે કે દેખાવકારોને ગોળી મારવી આડેધડ ધરપકડો કરવી અને કેદીઓની સતામણી એ માનવ અધિકારનો ભંગ ગણાવી શકાય

લોકશાહી તરફી લોકોએ કફર્યૂ અને નિયમોનો ભંગ કરીને ગઈકાલે રાત્રે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું

કોઈ પણ રાજકીય સામાજિક અને ધાર્મિક મેળાવડાને મંજૂરી અપાશે નહીં

આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આપત્તિ વ્યવસ્થાપન ધારા હેઠળ પગલાં લેવાશે